ભરતી મેળાની કોઈ જ પ્રક્રિયા શરૂ ન થઈ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે

સી

નાના મોટા સો કોઈ સવારથી જ પતંગ ચગાવવાની મજા માણશે પતંગ પર્વમાં ઉદ્ઘિયુ જલેબી તલ ગોળના લાડુ ચવાણું જેવી વિવિદ્ય વાનગીઓ ખાઇને લોકો ઉજવણી કરવાની પરંપરા છે તો ધાર્મિક હેત્થી આ દિવસે દાન પ્રણ્યનો પણ વિશેષ મહિમા છે સવારથી જ મંદિરો પાસે શ્રદ્ધાળુઓની ભીડ જામવા લાગી છે લોકો ગાયને ઘૂઘરી શેરડી બાજરો અને ચારો પણ ખવડાવે છે ગઇકાલે દિવસભર ભુજ ગાંધીધામ સહિતના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પતંગ ફીરકી ઉપરાંત બોર શેરડી ચિકકી સહિતની વસ્તુની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો આ સાથે રાજય સરકારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન શરૂ કર્યુ છે

રાજ્ય સરકાર દ્વારા મકરસંકાતિ પર્વ નિમિત્ત જાહેર થયેલા કડુણા અભિયાન અંતર્ગત ભુજ રોટરી ક્લબે દર વર્ષની માફક યાલુ વર્ષે પણ તેમાં જોડાઈને પર્વના આઠ દિવસ માટે પક્ષી બચાવ કેન્દ્ર ઊભું કર્યું છે રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ અને વન વિભાગ સાથેના સહિયારા પ્રથાસોથી રોટરી દ્વારા જિલ્લા મથકે ભાનુ શાલીનગર તરફના ભુજ હાટની બાજુમાં આવેલા પશુ દવાખાના ખાતે આઈસી યુ યુ નિટ સહિતની અદ્યતન ટેક્નિલોજીસભર માવજત કેન્દ્ર ઊભું કરાયું છે જ્યાં સામાન્ય ઈજાથી લઈને ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓને વિવિધ કલેક્શન સેન્ટરો પરથી વન વિભાગ દ્વારા દ્વારા ખસેડવામાં આવશે

એક સંદેશામાં રાષ્ટ્રતિએ જણાવ્યું છે કે સમગ્ર ભારતમાં વિવિધ રીતે આ પર્વ ઉજવવામાં આવે છે તે લાખો ખેડૂતો અને લોકોની સખત મહેનત અને નિષ્ઠા ઉજવવાનો પ્રસંગ છે તેમજ્ઞે આશા વ્યકત કરી હતી કે આ પર્વ બધા લોકો માટે સમૃદ્રિ અને પુષ્કળ વિપુલતા લાવશે ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયકુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે

સામાજિક કાર્યકર અને લેખિકા શ્રીમતિ સંગીતા શુક્લએ શનિવારના રોજ દિલ્હી ખાતે દેશભરના એનજીઓની રાષ્ટ્રિય પરિષદને સંબોધન કરતા જજ્ઞાવ્યું હતું કે દેશ સામેની અનેક સમસ્યાઓના નિવારણમાં બિન સરકારી સંસ્થાઓનું એક મોટું યોગદાન છે દેશભરની તમામ બિન સરકારી સંસ્થાઓ એક જૂટ મળીને કામ કરે તો ગરીબી નિવારણ શિક્ષા બિન રોજગારી જેવા અનેક પ્રશ્રોની સમસ્યાનું નિવારણ સરળતાથી થઈ શકે દિલ્હી ખાતે રાષ્ટ્રના વિકાસમાં એનજીઓનું યોગદાન પર એક પરિષદ વિજ્ઞાન ભવનમાં રાખવામાં આવી હતી આ પરિષદમાં સમગ્ર દેશમાંથી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિષિઓએ ભાગ લીધો હતો